એસ

શૈક્ષણિક કારકિર્દીનો પહેલો ઉંબરો ગણાતી આ પરીક્ષામાં સફળ રહેલા વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અભિનંદન પાઠવ્યા છે

ત્યારે જિલ્લા કલેકટર શ્રીમતી રેમ્યા મોફનના અધ્યક્ષપદે ગઇકાલે મોડી સાંજ સુધી પ્રથમ બેઠક મદદનીશ ચુંટણી અધિકારી સહિત ચૂંટણી સાથે સંકળાયેલા જિલ્લાના અધિકારીઓ અને બાદમાં ચૂંટણીમાં ઊભા રહેલા ઉમેદવારો સાથે વફીવટીતંત્ર દ્વારા અલગ અલગ બેઠકો કરાઇ ફતી

જિલ્લા કલેકટરે વધુમાં નિર્દેશ આપ્યો હતો કે મત ગણતરીના સાતેય કાઉન્ટીંગ ફોલ ખાતે અધિકૃત સિવાયની કોઇપણ વ્યકિત પ્રવેશે નફીં તેની કાળજી રાખવા તેમણે મદદનીશ ચૂંટણી અધિકારીઓને ખાસ તકેદારી રાખવા જણાવ્યું ફતું તેમણે તો મીડિયાકર્મીઓ માટે દરેક કાઉન્ટીંગ ફોલ ખાતે બનાવાયેલી લાલરંગની સીમારેખામાં રફીને માત્ર ફેન્ડફોલ્ડ કેમેરા તેમજ ફેન્ડ ફોલ્ડ વિડીયો કેમેરાથી જ વીઝયુઅલ લેવાની અનુમતિ અપાઇ ફોવાનું જણાવી ટ્રાયફોડ કે સ્ટેન્ડની અનુમતિ ન ફોવાનું ભારપૂર્વક જણાવ્યું હતું